તેમણે કહ્યું કે એક્સપ્રેસ વે યોજનાના કારણે બુદેલખંડના વિકાસને ગતિ મળશે અને રોજગારીની તકો ઉભી થશે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગઈકાલે થયેલા હળવાથી મધ્યમ વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે કોરોના વાઈરસના છ હજાર જેટલા કેસો યીનની બહાર અન્ય દેશોમાં નોંધાયા છે

દિલ્ફીની એઈમ્સ ખાતે ગઈકાલે યોજાયેલી ભારતીય જાહેર આરોગ્ય સંગઠનની વાર્ષિક પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા

તેમણે દોહરાવ્યું હતું કે પાડોશી ત્રણ દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર ધાર્મિક લધુમતી સમુદાયના લોકોને નાગરિકત્વ આપવા આ ધારો ઘડવામાં આવ્યો છે બીજા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે લોકશાહીમાં દેખાવો કરવાનો અધિકાર છે પણ આ દેખાવો કાયદાના માળખા મુજબના હોવા જોઈએ ધારાસભાઓમાં મહિલાઓ માટે અનામતના મુદ્દે શ્રી નાયડુએ કહ્યું હતું કે આ કાયદા દ્વારા અનામત આપવાથી ચોક્કસ લાભ થશે પણ બધા રાજકીય મૂદ્દે પક્ષોએ કાયદો ન હોય તો પણ મહિલાઓને તક આપવી જરૂરી છે તેમણે ગુનાહિત ભૂતિકાળ ધરાવતા લોકોને યૂંટણી લડવાની તક નહીં આપવા રાજકીય પક્ષોને અનુરોધ કર્યો હતો

એ કહ્યું છે કે ચીન સિવાય અન્ય દેશોમાં કોરોના વાઈરસના છ ફજારથી વધુ કેસો નોંધાયા છે

આ વાઈરસથી ચીન સિવાય અન્ય સ્થળોએ છયાંસી લોકોના મોત થયા છે છેલ્લાં યોવીસ કલાકમાં ઓગણીસ લોકોના મોત થાય મેક્સિકો અ સૈન મૈરિનોમાં છેલ્લા યોવીસ કલાકમાં કોરોના વાઈરસનો પ્રથમ છ કેસ નોંધાયો છે ચીન સિવાય વિશ્વના અન્ય ત્રેપન દેશો કોરોના વાઈરસની અસર હેઠળ છે